પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો યૂંટણી પ્રચાર આજે સાંજે પૂરો થશે

ઉત્તર પ્રદેશના વીજળી મંત્રી આર

સિંહે રાજ્યવ્યાપિ ગ્રામ ઉજાલા કાર્યક્રમનો વારાણસીમાં પ્રારંભ કરાવ્યો છે ભારતના તટરક્ષક દળને પેટ્રોલિંગમાં મદદરૂપ થાય એવું વજ્ર જહાજનું યેન્નાઈના કદૃપલીમાં જલાવતરણ કરાયું

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોવિડના સમય પછી વિદેશની પ્રથમ સત્તાવર મુલાકાતમાં શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ જશે આ બાબત ભારત બાંગ્લાદેશના સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે તે વાત પૂરવાર કરે છે

તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પ્રતિનિધિ સ્તરની મંત્રણા પણ કરશે શ્રી મોદી ઢાકા શહેર નજીકના રાષ્ટ્રીય શહિદવીર સ્મારક ખાતે જઈને અંજલી આપશે શ્રી મોદી અને શેખ હસીના બંગબંધુ બાપુ પ્રદર્શનનું ઉદ્વાટન કરશે બાંગ્લાદેશની મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તાધારી પક્ષના ધટક પક્ષો તથા વિપક્ષના નેતાઓ સાથે વાતચીત કરશે શ્રી શ્રંગલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત વખતે આપત્તિ વ્યવસ્થાપન વેપાર સહિત ધણા ક્ષેત્રોની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરાશે

તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં અંતિમ પ્રયાસોમાં જોતરાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આસામના સીપાજહાર અને બિહપુરિયામાં યૂંટણી સભાઓ સંબોધતા જણાવ્યું હતું કે ભાજપના એજન્ડામાં રોજગારીની તકો આપી તથા આસામની સામાજિક આર્થિક સ્થિતિ સુધારી આત્મનિર્ભર આસામની ભાવના પ્રતિબિંબીત થાય છે

તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર અભિયાન જોરશોરથી યાલી રહ્યો છે મુખ્ય રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો આ અઠવાડિયાના અંત સુધીમાં પ્રચાર અભિયાનમાં જોડાય તેવી સંભાવના છે

આ ઉપરાંત લોકસભાની બે બેઠક આંધ્રપ્રદેશની તિરૃપતિ અને કર્ણાટકના બેલગામ તથા અગિયાર રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે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

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીજી એપ્રિલ છે

આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં તેમજ કેરળ તમિલનાડુ અને પુડચ્ચેરીમાં એક માત્ર તબક્કાની યૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા પછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે

ટ્રક ડ્રાઈવરોની ખાસ જરૂરીયાતોને ધ્યાનમાં લઈને ટ્રક અને ટ્રેલરો માટે પાર્કિંગ વ્યવસ્થા ઓટો વર્કશોપ ટ્રક ડ્રાઈવરો માટે આરામ ગૃહો અને શૌચાલયો જેવી વ્યવસ્થા ધરાવતા ટ્રકર્સ બ્લોક પણ ઉભા કરાશે

જો કે મહારાષ્ટ્ર સરકારે ગૃહમંત્રીના તપાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી જો કે સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દાની ન્યાયિક તપાસ શરૂ કરી છે

આ પ્રસંગે તેમણે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉદ્દેશ એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવાનો છે જે આપણા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તેમને સક્ષમ બનાવે તેમણે કહ્યું કે યુવાઓને સાચો માર્ગ ચીંધવામાં શાળાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માટે નવી મુલ્યાંકન વ્યવસ્થાથી નવી શિક્ષિત નીતિનો વ્યાપક દ્રષ્ટિકોણ હવે સકારાત્મક રીતે દ્રષ્ટિગોચર થશે

આરોગ્ય સચિવે રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટદારોને પત્ર પાઠવીને હોળી શબ્બે બારાત બિહુ ઇસ્ટર અને ઈદ ઉલ ફિત્રના તહેવારો તથા જાહેર સમારંભોમાં પ્રતિબંધો લાદવા અને સમૂહલગ્ન પર અંકુશ માટે વિચારણા કરવાની સલાહ આપી છે